આવતીકાલથી ચાર એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે જયારે પાંચ એપ્રિલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ આઠમી એપ્રિલ છે

પી

અબ્દુલ કલામ આયલેન્ડથી મિશન શક્તિ એટલે કે એન્ટી સૈટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે આ સેટેલાઇટ મિસાઇલે અવકાશમાં પરીક્રમા કરી રહેલા નિર્ધારિત લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતાં એક સંદેશમાં જણાવ્યું કે ભારતે પૃથ્વીની નિચલી કક્ષામાં એક સક્રિય ઉપગ્રહને નિશાન બનાવીને એન્ટીમિસાઇલ ક્ષમતાની સફળતાનું પ્રદર્શન કર્યું છેઅને અમેરિકા રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરવામાં ભારત ચોથો દેશ બનવા સાથે આકાશ ક્ષેત્રે ભારત મફાશક્તિ તરીકે સ્થાપિત થયું છે

લોકસભાની બનાસકાંઠા બેઠક ઉપર શ્રી પરબતભાઇ પટેલ પોરબંદર બેઠક ઉપર શ્રી રમેશ ધ્ડડક અને પંચમહાલ બેઠક ઉપરથી શ્રી રતન રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે

આ જાહેરનામાં અનુસાર કોઈ પણ મંદિરમસ્જીદ ચર્ચ અને ગુરુદ્વાર અથવા કોઈ પણ ધાર્મિક પ્રાથના ચિત્ત નો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ ધાર્મિક સ્થળો ફંડ અને જગ્યા નો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ કોઈ પણ રાજકીય નેતાઓ કે આથોજકો એ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નફી સબંધી કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવુતિ કરવી નફી આ જાહેનનામુ સમગ્ર કરછ જિલાના વિસ્તાર ને લાગુ પડશે તેમજ આ જાહેનામું ભંગ કરનાર સિક્ષાત્મક કાર્યવાહી કરવાને પાત્ર થશે આસુતોષ અંતાણી આકાશવાણી ભુજ કેન્દ્ર ગઈકાલે આકાશવાણી ભુજ કેન્દ્રમાં લોકસભા ચુંટણી સંદર્ભે મહત્વનો વર્કશોપ યોજાઈ ગયો જેમાં આદર્શ આચારસંહિતા નો અમલ વિવેકબ્રદ્ધિ વડે કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો સમાચાર બુલેટીન તથા અન્ય કાર્યક્રમોના નિર્માણ સાથે સંકળાયેલા સ્ટાફને આચારસંહિતા બારીકાઈથી વાકેફ કરવા માટે કાર્ય શિબિર યોજાઈ હતી સમાચાર વિભાગના વડા અને ડેપ્યુટી ડાયરેક્ટર જગદીશ પાટડીયાએ પ્રસંગે કહ્યું હતું કે સમાચાર બુલેટીનમાં તમામ રાજકીય પક્ષને યોગ્ય સ્થાન મળે તેવું સંતુલન જાળવવાનું છે મતદાર જાગૃતિ માટે ખાસ મહેનત કરી પબ્લિક બ્રોડકાસ્ટર તરીકેની ફરજ અદા કરવા તેમણે સૌને નિર્દેશ આપ્યા ફતા